શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન મતગણતરી આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે યુવા પેઢી દેશની પ્રગતિ અને વિકાસમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નાગરિકતા સુધારો કાયદો નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઇરાનશાહ ઉદવાડા ઉત્સવનું સમાપન

રાજ્યની તસનીમ મીરે નેશનલ જુનીયર બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો

પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે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

ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિન હરીફ યૂંટણી આવ્યા હતા

તેમણે એમ પણ કહ્યું કે દેશ આજે પોતાના યુવાધનને કારણે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરવાની રાહ જોઇ રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે નવી પેઢી નવી વ્યવસ્થા નવી પ્રણાલી નવો જમાનો અને નવા વિચારોને પરિલક્ષિત કરે છે તેમણે કહ્યું કે યુવાનોથી દેશને નવી ઊંચાઇ સુધી લઇને જાય મ્રખ્યમંત્રી ઉદવાડા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નાગરિકતા સુધારા કાયદો નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે

નાગરિકતા કાયદાનો ઉપયોગ વોટબેંકની રાજનીતિ માટે કરાઈ રહ્યો છે અને લોકોને આ અંગે ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો

ઉલ્લેખનિય છે કે પારસી સમુદાયની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવાય છે સમગ્ર વિશ્વના પારસીઓ અહીં પવિત્ર અઝિના દર્શન માટે આવે છે

નાગરિકને હેરાનગતિ કે મુશ્કેલી ઉભી કરવાનો સરકારનો કોઇ જ ઇરાદો નથી અશિક્ષિત લોકોને સાક્ષી તરીકે વ્યક્તિને લાવવાની મંજૂરી સત્તાવાળાઓ આપશે આ ઉપરાંત અન્ય સાબીતી અને કોમ્યુનિટીની યકાસણીના પણ પરવાનગી અપાશે કોઇપણ ભારતીય નાગરિકને કોઇ પણ જાતની હેરાનગતિ થશે નહિં જેઓને ઘર નથી અને ગરીબ તથા અશિક્ષિત છે તેઓની ઓળખ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા હોય છે તેનો પણ ઓળખ માટે ઉપયોગ કરી શકાશે

મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ પ્રદર્શનના માધ્યમ થકી ઉત્પાદન અને માર્કેટિંગ માટેની નવી દિશા ખુલે છે શ્રી માંડવીયાએ આ પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી

તસનીમ મીર રાજ્યની તસનીમ મીરે રાજમુંદરી ખાતે રમાઈ રહેલી નેશનલ જુનીયર બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

બીજી સેમી ફાઈનલમાં કર્ણાટકની વિજેથા હરીશે અનુપમા ઉપાધ્યાય સામે વિજય મેળવ્યો હતો સ્પર્ધાની ફાઈનલમાં તસનીમ મીર અને કર્ણાટકની વિજેથા હરીશ વચ્ચે મુકાબલો થશે દિવ્યાંગ મહિલા ક્રિકેટ તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના બરડીપાડા ગામની દિવ્યાંગ મહિલા રમીલાબેન કોકણીએ પોતાની મહેનતથી ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલું મીઠા સ્મારક ઘણા પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે હાલ નાતાલની રજાઓ યાલી રહી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સ્મારકની મુલાકાતે આવી રહ્યા છે રજાના દિવસોમાં લોકો સ્મારક સ્થળની મુલાકાત લઈ શકે તે માટે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સ્મારકને આવતીકાલે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવાયો છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ્ સ્મારકમાં સમયાંતરે ઘણા ફેરફારો અને અન્ય નવા પ્રકલ્પો પણ શરૂ થઈ રહ્યા છે

અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ગિરિબાપુનું લંડનની સંસ્થા દ્વારા સન્માન કરાયું છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયુ છે

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શ્રી ગિરિબાપુને ગઈકાલે સન્માનપત્ર એનાયત કરાયું હતું આ પ્રસંગે આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરાશે તેની જાહેરાત પણ કરાઈ હતી સુરેન્દ્રનગર પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને લીંબડી ખાતે ટેબલેટ વિતરણ તથા વાલી સંમેલન કાર્યક્રમ યોજાથો હતો આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે નમો ટેબલેટ યોજના મારફતએ વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે શિક્ષણ મેળવી રહયા છે તેમણે આ ટેબલેટના માધ્યમથી વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોના તેમજ સામાન્ય જ્ઞાનને લગતા વિષયોની જાણકારી મળતાં પ્રધાનમંત્રીનું ડિજિટલ ભારતનું સ્વપ્ન ખરા અર્થમાં સાર્થક થયું હોવાનું જણાવી વધુમાં ઉમેર્ચું હતું કે કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ યોજના અંતર્ગતમાત્ર એક હજારની ટોકન કિંમતે ટેબલેટ આપવામાં આવે છે